બે દિવસ પાકિસ્તાનમાં બંદી રહ્યા બાદ વિંગ કમાન્ડર અભિનંદનની રાત્રે વતન વાપસી વેળાએ હજારો દેશવાસીઓ અટારી સીમાએ ઉમટી પડ્રયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવીટર પર સંદેશમાં તેમને આવકાર્ય હતા વાપસી બાદ તેમને મેડીકલ તપાસ સહિતની જરૂરી પ્રક્રિયાઓ માટે લઈ જવાયા હતા

જે દરમિયાન તેઓ અમદાવાદમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને નવા પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે સોમવારે પ્રધાનમંત્રી મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું વસ્ત્રાલથી લોકાર્પણ કરશે જયારે અસારવામાં સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરશે મંગળવારે પ્રધાનમંત્રી વસ્ત્રાલ ખાતે શ્રમિક માનવધન પેન્શન યોજના કાર્યક્રમનો શુભારંભ કરાવશે પ્રધાનમંત્રી શ્રી મોદી તેમની અમદાવાદની મુલાકાત દરમિયાન સોમવારે જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામ મંદિર અને સામાજિક સંકુલના પ્રોજેક્ટનું અને મંગળવારે અડાલજ ખાતે શ્રી અન્નપુર્ણા ધામનું ભૂમિપૂજન કરશે

જેમાં દેશભરના બાઇક સવાર યુવાનો જુદા જુદા વિસ્તારોમાં રેલી સ્વરૂપે નીકળી નવા ભારતના સંકલ્પ સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં જનકલ્યાણ માટે થયેલ કામગીરીઓની માહિતી જનજન સુધી પહોચાડશે

તેમને વધુમાં જજ્ઞાવ્યું હતું કે ચુંટણી પંચના નવા જાહેરનામા મુજબ ઉમેદવારોએ દેશમાં પોતાની મિલકતો ઉપરાંત વિદેશમાં રહેલી મિલકતોની પણ જાણકારી આપવી પડશે આવકવેરા વિભાગ તેની ચકાસણી કરશે અને જો વિસંગતતાઓ દેખાશે તો કડક કાર્યવાહી કરશે અને ચુંટણીપંચની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે

કાર્યક્રમ અન્વયે જિલ્લાની તમામ ખાનગી શાળાઓના એક એક શિક્ષક તેમજ શાળાના આચાર્યની તાલીમ કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવ્યા હતા જેમને ગુજરાત રાજય આપદા પ્રબંધન સત્તામંડળ દ્વારા તાલીમબધ્ધ માસ્ટર ટેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી જેમાં આપદામિત્રો દ્વારા સર્ચ અને રેસ્ક્યુ ની કામગીરીની જાણકારી નિર્દેશન તેમજ તાલીમ પણ આપવામાં આવી હતી તેવું કલેકટર કચેરીની આપતિ વ્યવસ્થાપન શાખા દ્વારા જણાવાયું છે

કંડલા અને મુંદરા મોટા બંદરો તેમજ જપૌ જેવું સંવેદનશીલ મત્સ્ય બંદર ધરાવતા કચ્છમાં કોસ્ટગાર્ડ ભારે સતર્ક બન્યું છે

તટરક્ષક દળનું હાલની પરિસ્થિતિમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ ચાલુ છે દેશની પશ્ચિમી દરિયાઈ સીમાએ માછીમારી માટે જતા માછીમારોને આઈ એમ બી એલ ક્રોસ ન કરવાની તાકીદ કરવા સાથે દરિયામાં કોઈ અજાણી બોટ કે અજાણ્યા ઈસમો નજરે પડે તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરાઈ છે

સી લોહીનો પુરવઠો એકઠો કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં જરૂરી પુરવઠો નિભાવવાની કામગીરી વ્ધુસઘન બનાવવાના ભાગ રૂપે આવા કેમ્પ દ્વારા રક્ત એકત્રિકરણની મ્કામગીરી કરાઈ રહી છે અત્રે જણાવીએ કેજી

જનરલ હોસ્પિટલમાં થેલેસેમિયા ડાયાલીસીસ માર્ગ અકસ્માત અનેકવિધ શસ્ત્રક્રિયા તેમજ પ્રસવ દરમિયાન લોહીની જરૂર પડે છે